પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે બંધારણે આપેલી કલ્યાણ રાજ્યની કલ્પના ચરિતાર્થ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે ખેડૂતો પાસેથી મગફળી ઉપરાંત ડાંગર મકાઇ બાજરી મગ અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે રૂપાણી સરકાર કરશે કૃષિ સુધારાના ત્રણ કાયદાની સમજણ ખેડૂતોને આપવા ભાજપે ગામડાઓમાં ખાટલા

બિન હરીફ ચૂંટાઈ આવ્યા સામૂહિક શૌચાલય તૈયાર કરવામાં વલસાડ જિલ્લો અને કપરાડા તાલુકો રાષ્ટ્રીય સ્તરે

પોતાના ટ્રવિટમાં તેમણે ઉમેર્યું છે કે મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી પદ ઉપર શ્રી મોદી એ જન કલ્યાણને સર્વોપરી રાખી દેશસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના કરિશ્માથી પ્રભાવિત થયેલો હરેક દેશવાસી આજે તેમના માર્ગદર્શન હેઠળ ભારતને વિશ્વ ગુરુ બનાવવા મહેનત કરી રહ્યો છે

ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર મકાઇ બાજરી મગ અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કેબિનેટ માં થયો છે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

પાટણ જિલ્લા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની આગેવાનીમાં ગામના સરપંચોને સાથે રાખી ખેડૂતો સાથે સંવાદ યોજાઇ રહ્યો છે ભાજપ આગેવાનો કહે છે કે ખેડૂત પરિવારોની આવક બમણી કરવા માટે જરૂરી દૂરોગામી પગલાં ભરવાની હિમ્મત મોદી સરકારે દાખવી છે અને તેના ભાગ રૂપે કૃષિ સુધારાના ત્રણ કાયદા ઘડી અમલમાં મૂક્યા છે

બનાસ ડેરીના ઉપાધ્યક્ષ શ્રી માવજી દેસાઇએ તેમના ટેકેદારી સાથે ઉમેદવારી પછી ખેંચી લેતા શ્રી શંકર યૌધરીની પેનલના વિજયનો રસ્તો સાફ થઈ ગયો હતો

આજે એક પણ પોઝીટીવ કેસ નોધાયો નથી

જિલ્લા કલેક્ટર આર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

તેમણે કહ્યું છે કે રોગયાળા એ ફેલાવેલી હતાશાને ખંખેરી નાંખવા માટે હાસ્ય અને હળવાશનો પ્રથોગ ચૂકવા જેવો નથી

આ કેમ્પનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારના તમામ મહિલાઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ

ધાનાણીએ અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જ ઉપર લખેલો લેખ વાંચીને રાજુભાઇ જાદવ નામના ખેડૂતે મલબારી લીમડાનું વાવેતર કરવાની પ્રેરણા મળી અને મહારાષ્ટ્રમાં જઈ આ વક્ષનું વેપારી ધોરણે વાવેતર કરનાર ખેડૂતોને મળી આવ્યા

ગુજરાતમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડી

મિશ્રા અને સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથે નાબાર્ડના પ્રમુખ જી